તેમણે કહ્યું હતું કે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન

સારવાર ઉપરાંત આ યોજનાથી કેટલાંક ભારતીયો સક્ષમ બની રહ્યા છે

કુલ્પના શાહ વેતનમાં વધારો રાજ્ય સરકારે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિકસ પગાર આધારિત કર્મચારીઓના વેતનમાં અંદાજે બમણો વધારો કર્યો છે

રાજ્ય સરકારના આ નિર્ણયના પરિણામે એસ ટી નિગમના કર્મીઓને દિવાળીની ભેટ મળતા તેઓ દિવાળી ઉલ્લાસપૂર્વક ઉજવી શકશે

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી સંબધિત ગ્રામ પંચાયતમાં નજીકના એપીએમસી ખાતે તથા નિગમમાં ગોડાઉન કેન્દ્ર ખાતેથી કરાવી શકાશે

શેહરની માનવજ્યોત સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે આશ્રય મેળવનારા આ માનસિક દિવ્યાંગોને મહારાષ્ટ્રના કર્જનમાં કાર્યરત સંસ્થા શ્રધ્ધા ફાઉન્ડેશન ખાતે મોકલી અપાયા છે જ્યાંથી તમામને સંસ્થા દ્વારા તેમના પરિવારજનો પાસેથી મોકલી અપાશે આ માનસિક દિવ્યાંગોને રામદેવ સેવાશ્રમ ખાતે આશ્રય આપવા સાથે માનસિક આરોગ્યના તબીબ દ્વારા ચિકિત્સા આપી સ્વસ્થ બનાવાયા હતા

કલ્પના શાહ સરકારી ગોડાઉનમાં તપાસ કામગીરી કચ્છ સહિત રાજ્યના કેટલાક સરકારી ગોડાઉનમાંથી મગફળીના સંગ્રહ સહિતની બાબતોના અહેવાલોને પગલે ચાલુ વર્ષે રાજ્ય સ્તરેથી કરાયેલા આદેશને પગલે જિલ્લામાં પણ પુરવઠા વિભાગ હસ્તકના તમામ મોટાભાગના ગોડાઉનમાં હાલ આકસ્મિક તપાસણી કામગીરી હાથ ધરાઈ છે પુરવઠા વિભાગમાંથી મળેલી માહિતી મુજબ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોએ તપાસ ટુકડી બનાવી ઓચીંતી તપાસ કરવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે તપાસ ટુકડીઓએ તેમનો અહેવાલ જિલ્લાકક્ષાએ સોંપવાનો આદેશ કરાયો છે

મી

જેને પગલે રણ વિસ્તારમાં ઘાસ ઉગી નીકળ્યા છે તો બન્નીના માલધારીઓની ઘાસની સમસ્યા દૂર થઈ છે અને હિજરત કરી ગયેલા પશુપાલકો પરત ફરી રહ્યા છે

ત્યારે પાણીની સમસ્યાની સાથે ઘાસચારાની સ્થિતિ પણ પડકારરૂપ હોય છે જ્યારે હાલમાં અછતમાંથી ઉગરેલા મલાધારીઓની ઘાસ પાણીની સમસ્યાઓ દૂર થઈ છે અને માલધારીઓ કુદરતનો આભાર માની રહ્યા છે